કોરોના વાવરના પગલે બ્રસેલ્સમાં થોજાનારી ભારત યુરોપીય સંઘ પરિષદ મુલતવી

ઇરાનમાં રહેલા પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને ભારત લાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે સંસદના બંને ગૃહોમાં આજે પણ ઘોંઘાટના પગલે કાર્યવાહી ન થઇ લોકસભામાં ધાંધલ બદલ કોંગ્રેસના સાત સાંસદોને સસ્પેન્ડ કરાયા

રમાશે

તેમણે કહ્યું કે ઇરાનમાં રહેલા કોઇપણ ભારતીયને વાયરસની અસર થઇ નથી શ્રી ક્રમારે કહ્યું કે બાંગ્લાદેશમાં બંગબંધુ શેખ મુજીબુર રહેમાન જન્મશતાબ્દીની ઉજવણીમાં ભાગ લેવા અપાયેલું આમંત્રણ પ્રધાનમંત્રીએ સ્વીકાર્યુ છે

તૂર્કીના રાષ્ટ્રપતિ રીસેપ તાપીયના નિવેદન અંગે શ્રી કુમારે કહ્યું કે તે રાજકીય દ્રષ્ટિકોણથી કરાયું છે એક દેશના વડા માટે આ યોગ્ય નથી અને આ અંગે તૂર્કીના રાજદૂતને બોલાવીને કડક સંદેશો આપવામાં આવ્યો છે અમેરિકા અફઘાનિસ્તાન શાંતિ મંત્રણા અંગે શ્રી કુમારે કહ્યું કે અફઘાનિસ્તાનના વિકાસ માટે ભારત સંપૂર્ણ ટેકો આપવાનું ચાલુ રાખશે કંડલા બંદરે ચીની જહાજ પકડાવા અંગે તેમણે કહ્યું કે તેમાં લઇ જવાઇ રહેલી સામગ્રી સંદર્ભમાં ખોટી માફીતી આપી હતી તેમાં રહેલું ઓટોક્લેવ બેલડા ઉપયોગલક્ષી નિયંત્રણ ધરાવે છે એટલે તેને જપ્ત કરી કામૂની પ્રક્રિયા શરૂ કરી છે આ અંગે ચીની સત્તામંડળ સમક્ષ વાંધો રજૂ કરાયો છે

આરોગ્યમંત્રી ડોકટર ફર્ષવર્ધને કહ્યું કે સરકાર આ વાયરસને અટકાવવા તમામ પ્રયત્ન કરી રહી છે અને તપાસ માટે પ્રયોગશાળા શરૂ કરી રહી છે

જેમાં કેરળના ત્રણ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે તેમણે કહ્યું કે તમામ વિમાન મથકો પર આંતરરાષ્ટ્રીય મુસાફરોનું સ્ક્રીનીગ કરવામાં આવે છે તેમણે કહ્યુંકે ભારતીય યાત્રાળુઓ અને વિદ્યાર્થીઓ ઈરાનના પાટનગર તહેરાનમાં છે અને સરકાર તેમને ભારત લાવવા માટે પ્રયત્નશીલ છે શ્રી હર્ષવર્ધને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે

હાલ દેશમાં તેનો પૂરતો જથ્થો હોવાનું તેમણે જણાવ્યું હતું

નિષ્ણાંતોએ કોરોના વાયરસથી બયવા માટે લોકોને આ મુજબ સલાફ સૂચન આપ્યા છે દરેક વ્યક્તિએ અવારનવાર હાથ સંપૂર્ણ રીતે ધોવા જોઈએ

આ ઉપરાંત ઇટાલી કે દક્ષિણ કોરીયાથી ભારત આવતા પ્રવાસીઓને કોવીડ નેગેટીવ પ્રમાણપત્ર લાવવા જણાવ્યું છે દસમી માર્ચ પછી આવતા તમામ પ્રવાસીઓને તે લાગુ પડશે અગાઉ મૂકાયેલા વિઝા નિયંત્રણ ઉપરાંતની આ જોગવાઇ લાગુ કરી છે

નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટર પર જણાવ્યું કે કોવીડ રોગયાળાને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે

નાણામંત્રાલયે એક નિવેદનમાં આ અંગે સ્પષ્ટતા કરી છે પરિણામે કરાર આધારિત જોગવાઇઓમાં આ પ્રકારના સંજોગોની જવાબદારી ઉભી થતી હશે તો તેને કુદરતી આફત ગણવામાં આવશે આ પ્રકારની કંપનીઓને કરારમાં જોગવાઇ મુજબ જાહેર કરવું પડશે

તેમણે ખાણ અને ખનીજ સુધારા ખરડાની નકલો ગુહમાં ફાડીને ફેંકતા અધ્યક્ષે વર્તણૂંકની ટીકા કરી હતી અધ્યક્ષપદે બેઠેલા સુશ્રી મીનાક્ષી લેખીએ કોંગ્રેસના ગૌરવ ગોગોઇ ટી

પ્રથાપમ ડીન કુરીયાકોસ મણિક્કમ ટાગોર ગુરજીતસિંધ ઓજલા રાજમોહન ઉન્નીથન અને બેની બેહનાનની સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી

બાદમાં ગૃહની બેઠક દિવસભર મુલતવી રહી હતી

આ અગાઉ આરોગ્યમત્રી ડોકટર હર્ષવર્ધને કોરોના વાયરસ અંગે નિવેદન કર્યું હતું કોંગ્રેસ ડાબેરીપક્ષો તૃણમૂલ કોંગ્રેસ ડીએમકે સમાજવાદી પાર્ટી બહ્જન સમાજપાર્ટી આમ આદમી પાર્ટી સહિતના પક્ષોએ ગૃહની મધ્યમાં આવીને સુત્રોચ્યાર કર્યા હતા સભાપતિ વૈંકેયાહ નાયડુએ સભ્યોને બેઠક સંભાળવા કરેલી રજૂઆત છતાં ઘોંઘાટ યાલુ રહેતાં શ્રી નાયડુએ ગૃહની બેઠક દિવસભર મુલતવી રાખી હતી

આ કાયદામાં વિવાદનું ઝડપી નિરાકરણ લાવવા માટે પણ જોગવાઇ કરી છે આજે રાજયસભામાં આ અંગેની માહીતી આપવામાં આવી હતી

અધિક સેશન્સ ન્યાયાધીસ ધર્મેન્દ્ર રાણા સમક્ષ દિલ્હી સરકારે જણાવ્યું હતું કે અપરાધીઓને તમામ કાનૂની માર્ગ હેઠળ સાંભશ્યા છે અને હવે તેમને ફાંસી આપવા માટે કોઇ કાનૂની પ્રસ્તાવ પડતર નથી

આ અગાઉ તેણે દિલ્ફીની સ્થાનિક અદાલતમાં ફાજર થવા અધિક મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ વિશાલ પાફ્જા સમક્ષ કરેલી રજૂઆત નકારી કાઢવામાં આવી હતી અને તેમના કાર્યક્ષેત્ર બહાર હોવાનું જણાવ્યું હતું બાદમાં દિલ્ફી પોલીસે તેની ધરપકડ કરી હતી